કેન્દ્ર સરકારે પાક તૈયાર થયા પછી માળખાકીય તથા સમુદાય ખેતી ક્ષેત્રની અસ્કયામતોનાં વ્યવસ્થાપનને લગતા પ્રોજેક્ટો માટે કૃષિ માળખાકીય સુવિધા ભંડોળની રચના કરી છે કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત પાંચ

રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે ખાનગી રેલવે ઓપરેટરો દ્વારા ચલાવવામાં

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ બેન્ક તથા નાણાં સંસ્થાઓ દ્વારા કૃષિ ક્રેડિટ સોસાયટી વેયાણ ક્ષેત્રની સહકારી મંડળીઓ સ્વ સહાય જૂથો ખેડૂતો અને સ્ટાર્ટઅપને એક લાખ કરોડ રૂપિયા ઘિરાણ સ્વરૂપે અપાશે આ યોજનાના લીધે ખેડૂત અને પ્રક્રિયાકૃત અન્ન ક્ષેત્રની યોજનાઓની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે મંત્રીમંડળ યોજના કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત પાંચ મહિના વધારવાની મંજૂરી આપી છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે નવી દિલ્ફીમાં જણાવ્યું કે આ યોજના અંતર્ગત દરેક પરિવારને પાંચ મહિના માટે પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલોગ્રામ દાળ આપવામાં આવશે

કેબિનેટ નિર્ણય કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે વિનામુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર માટેની સમયમર્યાદા વધારી દીધી છે લાભાર્થીઓ આ વર્ષે સપ્ટેમ્બર સુધી નિ શુલ્ક સિલિન્ડર મેળવી શકશે અગાઉ લાભાર્થીઓ ફક્ત જ્નન સુધી આ સુવિધા મેળવી શકશે એવી જોગવાઈ હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે

પ્રધાનમંરી કાશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લૉકડાઉનના સમયગાળામાં નોંધપાત્ર સામાજિક સેવા કરનારી વારાણસીની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથો આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી વાતચીત કરશે

આ સંસ્થાઓએ ક્રડપેકેટ ઉપરાંત માસ્ક સેનીટાઇઝર વગેરેનું પણ વિતરણ કર્યું હતું શિક્ષણ આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રની અને નોંધપાત્ર કામગીરી કરનારી આ સમાજસેવી સંસ્થાઓને સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું ભાજપ નેતા હત્યા કાશ્મીરના બાંદીપોર ખાતે આતંકવદીઓએ પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ વસીમ બારીની ગોળી મારીને હત્યા કરી છે પોલીસના જણાવ્યા મુજબ શ્રી વસીમ બારી ગઈરાત્રે દુકાનમાં હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલા ત્રણ શખ્સોએ સાયલેન્સર લગાવેલા રીવોલ્વર દ્વારા ગોળીઓ છોડીને તેમની હત્યા કરી હતી શ્રી વસીમ બારી ઉપરાંત તેમના ભાઈ ઉમર અને પિતા બશીર એહમદને પણ આ ગોળીબારમાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા આ બંનેનું પણ અવસાન થયું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી વસીમ બારીના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે

પ્રથમ તબક્કામાં મુંબઈની નવ અને ગોવાની એક હોસ્પિટલમાં આ સુવિધા અપાશે ગુજરાત ઉપરાંત દિલ્હી તેલંગણા કેરળ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ તમિલનાડુ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આ સુવિધા અપાશે

નવી ટેકનોલોજીનો ઉપયોગ મુસાફરોની સલામતી વધારવી મુસાફરોને વધુ સુવિધાવાળી પ્રવાસ પૂરો પાડવો અને રોજગારીની નવી તકોનું નિર્માણ એ આ યોજનાના મુખ્ય ઉદ્દેશ છે ડબલ્યુએચઓ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વીકાર્યું છે કે કોરોના વાયરસના હવા દ્વારા ફેલાવા અંગે પુરાવા મળી રહ્યા છે ડબ્લ્યુ એચ ઓ ખાતેના કોવિડ અંગેના નિષ્ણાત મારિયા વાને જણાવ્યું કે કોવિડના ચેપ માટે હવાથી અને જલબિન્દુથી ફેલાવાની સંભાવના વિશે ચર્ચા થઈ હતી તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં વાયરસના સંક્રમણ પર જ્ સંશોધન કરાશે કોવિડ વ્યક્તિના નાક અને મોંમાંથી નીકળતા જલબિન્દુના નાના ટીપાં દ્વારા ફેલાય છે

અમેરિકામાં સૌથી વધુ ત્રીસ લાખથી વધુ કેસ નોંધાયા છે

જગદીપ હિન્દી ફિલ્મ જગતના પીઢ હાસ્ય અભિનેતા જગદીપનું ગઈકાલે મુંબઈમાં અવસાન થયું છે

જોકે શોલે ફિલ્મમાં સુરમા ભોપાલીની આગવી ભૂમિકાએ તેમને દર્શકોના હૃદયમાં સ્થાન અપાવ્યું હતું લોકોમોટિવ મધ્ય રેલવેના મુંબઈ ખાતેના વર્કશોપે ઉત્તર ભારતના ઊંચાઈવાળા વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નેરોગેજ રેલ માર્ગ માટેના ખાસ રેલવે એન્જિનો બનાવ્યા છે સત્તાવાર યાદી મુજબ બંને બાજુએથી ચલાવી શકાય તેવા આ રેલ એન્જિનોમાં રેલવે માર્ગ ઉપર દૂર સુધી વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી સુવિધા છે આ એન્જિનોમાં કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમ આપવામાં આવી છે આના લીધે શિયાળાની ઋતુમાં તે ઝડપથી કાર્યરત કરી શકાય છે તથા સારી રીતે કામગીરી કરી શકે છે તેમાં ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ રૂપી સલામતીનું ફિચર ઉમેરવામાં આવ્યું છે અનૂસુચિત જનજાતિના લાભાર્થી કમિશન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઇકાલે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે ગીર બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી ભરવાડ અને યારણ જાતિના સાયા લાભાર્થીઓ નક્કી કરવા માટે પાંચ સભ્યોનું પંચ રચવાનો નિર્ણય કર્યો છે આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે આ પંચમાં નિવૃત્ત ન્યાયાધિશજિલ્લા અદાલતના બે નિવૃત્ત ન્યાયાધિશો વન વિભાગના એક નિવૃત્ત અધિકારી તેમજ એક નિવૃત્ત અધિક કલેકટર એમ પાંચ સભ્યો રહેશે